યૂંટણી પંચે આજે પશ્ચિમ બંગાળ આસામ તમિળનાડુ કેરળ અને પુડુ ચ્ચેરીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા

આ ઉપરાંત તમિળનાડુમાં કન્યાકુમારી લોકસભા બેઠક અને કેરળમાં મલપ્પુરમ લોકસભા બેઠકની પેટાચુંટણી પણ એક જ દિવસે યોજાશે

નવી દિલ્ફીમાં યુંટણીની જાહેરાત કરતાં મુખ્ય યૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું કે યૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે

શ્રી અરોરાએ કહ્યું કે રસીકરણ ઝુંબેશે યૂંટણી માટે પરિસ્થિતિને વધુ અનુફ્નળ બનાવી દીધી છે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી દરમિયાન સલામતીની પૂરતી ખાતરી કરવામાં આવશે અને બધા જ નિર્ણાયક સંવેદનશીલ મતદાન મથકો અલગ તારવી લેવાશે

આ મેળાનો ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારતની અંતર્ગત પ્રોત્સાહન આપવા અને સ્થાનિક બજારને વેગ આપવાનો છે સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ વર્ચ્યુઅલ પ્રયાસ થઇ રહ્યો છે ગયા વર્ષે ઓગસ્ટમાં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રમકડાં માત્ર પ્રવૃત્તિને જ વધારતા નથી પરંતુ આકાંક્ષાઓને પણ ઉડાન આપે છે

આ મંચ દ્વારા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને ચર્ચા કરશે અને રોકાણો આકર્ષવા તથા નિકાસને પ્રોત્સાહન આપીને રમકડાંના ઉત્પાદનમાં ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવી શકાય યાર દિવસીય ઇવેન્ટનો ઉદ્દેશ છે કે ખરીદદારો વેચાણકર્તાઓ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ડિઝાઇનર્સ સહિતના તમામ હોદ્દેદારોને એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર એકસાથે લાવવા અને પ્રોત્સાહન આપવામાં આવે

નાણાકીય સેવાઓ ક્ષેત્રે બજેટના અમલીકરણ અંગેના વેબિનારને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે નાણાકીય ક્ષેત્રને લગતી સરકારની દ્રષ્ટિ ખૂબ સ્પષ્ટ છે વિશ્વાસ અને પારદર્શિતા નાણાકીય ક્ષેત્ર માટેના આધાર છે શ્રી મોદીએ જણાવ્યું કે આશરે દસ વર્ષ પહેલાં આક્રમક ધિરાણના નામે દેશના નાણાકીય અને બેંકિંગ ક્ષેત્રને નબળો પાડ્યો હતો જે હાલની સરકારની પ્રતિબદ્ધતાને કારણે હવે તેના પાટા પર આવી રહ્યો છે તેમણે કહ્યું કે સરકારે બિન પારદર્શક વેપારના સમાધાન માટે અનેક પગલાં લીધાં છે શ્રી મોદીએ કહ્યું કે સરકારે પડતર વસુલાત અંગે એનપીએના અહેવાલને છુપાવવાના બદલે જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે

નિર્મલા માળખા નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે રાષ્ટ્રીય ઈન્ફાસ્ટ્રક્યર પાઇપલાઇન અર્થવ્યવસ્થા પછીને પુનર્જીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમણે કહ્યું કે એનઆઈપી એ ફક્ત કેન્દ્ર સરકારના બજેટ ખર્ચ જ નહીં પરંતુ રાજ્યો અને ખાનગી ક્ષેત્ર દ્વારા ખર્ચ પણ શામેલ છે

જ્યારે કોવિડ રોગયાળા દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવો પડ્યો ત્યારે વિશ્વભરના દેશો ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એનઆઈપીએ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે હરદીપ પુરી નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં ભારત નાગરિક ઉક્રયન ક્ષેત્રે વિશ્વનો ત્રીજો મોટો દેશ બનશે શ્રી પુરીએ જણાવ્યું કે ભારતે કોવિડ સમય બાદ સ્થાનિક સ્તરે પુન સ્થાન મેળવી લીધું છે

ડીજીસીએ કન્સેશન નાગરિક ઉડ્ડયન મહાનીયામકે સ્થાનિક વિમાનસેવા ઓપરેટરોને કેબીન સામાન ન રાખતા હોય તેવા મુસાફરોને ટિકિટના ભાવમાં છૂટ આપવાની મંજૂરી આપી છે

નવા નિયમથી એરલાઇન્સ ઓપરેટરો સામાન વગર અથવા ફક્ત કેબિન બેગેજ વિના મુસાફરી કરે તો તેમને ઓછી કિંમતે ટિકિટ આપી શકાય છે નવી એરલાઇન્સ બેગેજ પોલિસીના ભાગ રૂપે એરલાઇન્સને મફત સામાન ભથ્થું તેમજ સામાન અથવા સામાન ભાડામાં કોઈ ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે જો કે પેસેન્જર વધારાના સામાન સાથે આવે તો એરલાઇન્સને વધારાના ચાર્જ લાગુ પડે તેવું સ્પષ્ટપણે દર્શાવવું પડશે રાજનાથ બાલાકોટ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે બાલાકોટ હુમલાની સફળતા એ આતંકવાદ સામે કાર્યવાહી કરવાની ભારતની પ્રબળ ઇચ્છા દર્શાવે છે બાલાકોટ હવાઈ હ્મલાઓની બીજી વર્ષગાંઠ પર શ્રી સિંઘે ભારતીય વાયુસેનાની હિંમત અને ખંતને સલામ કરી હતી તેમણે કહ્યું દેશને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે જેણે ભારતને સલામત અને સુરક્ષિત રાખ્યું છે શાહ પુલવા મા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે બાલાકોટ હવાઈ હ્મલાને બે વર્ષ આજે પૂરાં થયાં તે પ્રસંગે પુલવામા હુમલામાં શહિદ થયેલાં જવાનોને ભાવભીની અંજલી આપી છે